આજે દાંડીયાત્રા આણંદ જિલ્લાના બોરીઆવી ગામે આવી પહોચી છે જીલ્લા તંત્ર દ્વારા દાંડીયાત્રીકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોરીઆવી નગરપાલિકાના વડની સામે વડસભાનું આયોજન કરવામાં આવ્યું છે બાદમાં સાંજ દાંડીયાત્રીઓ બોરીઆવીથી નીકળી લાભવેલ ગામ તરફ રવાના થશે અને બાદમાં આણંદ ડી એન હાઇસ્કુલ ખાતે રાત્રી રોકાણ કરશે રાત્રી રોકાણ દરમ્યાન ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે આવતીકાલે સવારે દાંડી યાત્રા ડી એન ફાઇસ્કુલથી પ્રસ્થાન કરીને બપોરે નાપા વાંટા ગામ ખાતે પહોચશે બપોરના ભોજન અને વિરામ બાદ તેઓ બોરસદ જશે અને ત્યાં સૂર્યમંદિર ખાતે રોકાણ કરશે રાત્રે સભા ગાંધી ચિંતન અને સાસ્ક્રતિક કાર્યક્રમ યોજાશે

અમરેલી દામનગર બાબરા લાઠી બગસરા આ પાંચ નગરપાલિકામાં પ્રમુખ ઉપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે

શાસક પક્ષના નેતા તરીકે બીનાબેન વણઝારા દંડક તરીકે ચિરાગભાઈ ચાવડાની વરણી કરી છે

કારોબારી ચેરમેન તરીકે કમળાબેન બસિયાની નિમણુંક કરાઈ છે સાવરકુંડલામાં નગરપાલિકામાં પ્રમુખ તરીકે તૃપ્તિબેન રાજુભાઈ દોશી ઉપપ્રમુખ તરીકે જયસુખભાઈ નાકરાણી કારોબારી ચેરમેન તરીકે ગોવિંદભાઇ ચિત્રોડા શાસક પક્ષના નેતા તરીકે મેહલભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે દામનગર નાગરપલિકાના પ્રમુખ તરીકે યાંદનીબેન પ્રિતેશભાઇ નારોલા અને ઉપપ્રમુખ તરીકે ગોબરભાઇ નાનજીભાઈ નારોલની વરણી કરવા માં આવી છે બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઈન્દુકુમાર ખીમસૂર્યાની અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ગીડા ની વરણી કરવામાં આવી છે

જે પ્રેક્ષકોએ મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે

સાથે ચર્ચાવિયારણા કરીને નિર્ણય કરવામાં આવ્યો છે

કાર્યક્રમનું સંકલન લોક સાહિત્યના અભ્યાસુ ડોકટર બળવંત જાની કરશે રાજુલાના કાગધામમાં દર વર્ષે ચારણી સાહિત્ય માટે કાગ એવોર્ડ એનાયત થાય છે

જિલ્લા આરોગ્ય અધિકારી ડો માઢકે જણાવ્યું કે હાટકેશ કોમ્પલેક્સના વિશાળ હોલમાં રસી લેવા આવનારા લોકો માટે અલાયદી બેઠક વ્યવસ્થા અને જો ઇમરજન્સી સર્જાય તો એમ્બ્યૂલન્સને સ્ટેન્ડ ટુ રાખવાની તૈયારી રહેશે